મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી રંજન ગોગોઈના વડપણ હેઠળ અબજો ડોલરના આ સોદામાં અપનાવેલી નિર્ણયની પ્રક્રિયા બાબતે શંકાનું સ્થાન નથી

માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રાલયના જજ્જાવ્યા અનુસાર બુંદેલાખંડના ખાણ ખનીજ માટે અને ચિત્રકૂટલખનઉ અને પૂર્વાંચલના જિલ્લાઓના યાત્રાળુઓ માટે આ મહત્વનો માર્ગ તૈયાર થયો છે

શ્રી રાઠોરે જણાવ્યું હતું કેઆ સોદામાં કોઇપણ પ્રકારનો પક્ષપાત નહોતો

બેઠકમાં વહિવટી માળખા અંગે અને કેટલાક વિચારાધીન મુદ્દાઓ રજુ થયા હતા બોર્ડ દ્વારા હાલની આર્થિક સ્થિતિ તથા વૈશ્વિક અને સ્થાનિક પડકારોની પણ ચર્ચા થઇ હતી આ ઉપરાંત પ્રવાહીતા અને ષિરાણ માગને લગતા મુદ્દાઓ પણ ચર્ચાયા હતા તેમાં નાણાકીય સાક્ષરતા અને ચલણ વ્યવસ્થાપનની બાબત પણ ચર્ચામાં રહી હતી

ડી કિસાન ચેનલ પર દૂરદર્શન મહિલા ખેડૂત પુરસ્કાર કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

આ કાર્યક્રમમાં ગીતા મહાભારત અને શ્રીકૃષ્ણ કથા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે

આ નિર્ણય જ્ઞાનપીઠ પસદંગી બોર્ડની બેઠકમાં લેવામાં આવ્યો હતો પોતાના ઉપન્યાસમાં શ્રી ઘોષે ઇતિહાસને આધુનિક યુગના પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કર્યા છે શ્રી ઘોષ પદ્મશ્રી અને સાહિત્ય અકાદમી પુરસ્કારોથી પણ સન્માનીત થઇ ચૂક્યા છે

જેમાં શરતોને આધીન ઢોરવાડો શરૂ કરવા સંદર્ભે કાર્યવાફી પૂર્ણ થયા બાદ સ્વૈચ્છિક સંસ્થાને સબસીડી મળવાપાત્ર થશે